સંગઠનના છ આતંકવાદીઓ માર્યા ગયા છે

વિશ્વકપ શુટીંગ સ્પર્ધામાં દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને ઓલિમ્પિક ક્વોટામાં ભારતનું પાંચમું સ્થાન નિશ્ચિત કર્યું છે

કાશ્મીરમાં અનંતનાગ મતવિસ્તારની ચ્રંટણી પણ આ તબક્કામાં યોજાશે દરમ્યાન ઉત્તરપ્રદેશના કનોજમાં રેલીમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે સમાજવાદી પક્ષ બીએસપી અને કોંગ્રેસ પાસે આતંકવાદ સામે લડત આપવાની કોઇ યોજના નથી તેમકો કહ્યું કે ભાજપ આતંકવાદ અને રાષ્ટ્રીય સલામતીના મુદ્દે કોઇ બાંધછોડ કરશે નહીં તેમણે હરદોઇ ખાતે પણ ચૂંટણીસભા સંબોધી હતી ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઝારખંડના પાલામુ ખાતે ચૂંટણી રેલીને સંબોધી હતી

આજે મયૂરભંજ જિલ્લામાં મોરાદા વિધાનસભા મતવિસ્તારમાં જાહેરસભાને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે ઓડિશા સરકાર આયુષ્માન ભારત યોજનાને અમલમાં મૂકતી નથી તેથી અદના નાગરિકને વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ મળતો નથી શ્રી શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે ઓડિશાના લોકોના કલ્યાણ માટે ઘણા પગલાં લીધા છે

નોંધવાની દિલ્હી પોલીસને રજૂઆત કરી છે ગૌતમ ગંભીર સામે દિલ્હીના જંગપુરામાં ચૂંટણીપંચની મંજૂરી વિના જાહેર સભા યોજવાનો આરોપ છે પૂર્વ દિલ્હીના ચૂંટણી અધિકારી કે મહેશે પોલીસને આ બાબતની નોંધ લેવા રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે

સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં કાશ્મીરના અધિકારીઓ પણ ભાગ લેશે

સંયુક્ત સરકારનું પતન થયા પછી કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે

દિલ્હીમાં ચૂંટણીપંચની સાથે બેઠક કર્યા બાદ કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ઇવીએમ ઉપર કોઇ પણ પક્ષનું નામ દર્શાવવાથી આદર્શ આચારસંહિતાનો ભંગ થયો ગણાય તેમણે કહ્યું કે પાંચ પક્ષોના પ્રતિનિધિમંડળે લોકસભાની હવે પછીની ચૂંટણી પહેલા ભાજપ લખેલા ઈવીએમ બદલવા અથવા બધા જ પક્ષોના નામ ઇવીએમ ઉપર લખવા રજૂઆત કરી છે શ્રી સિંઘવીએ જણાવ્યું આ સમગ્ર બાબતની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે ટીએમસીના નેતા દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકસભાના બરાકપોર મતવિસ્તારના ઇવીએમ ઉપર ભાજપનું નામ લખાયેલું હતું

આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના નેતા અભિષેક મનુસિંઘવીએ એવો આક્ષેપ કર્યો હતો કે આ મુદ્દે તેમના પક્ષ દ્વારા કરાયેલી ફરિયાદની ચૂંટણી પંચે નોંધ લીધી નથી તેમણે કહ્યું કે જો ચૂંટણીપંચ દ્વારા ફરિયાદોનું નિરાકરણ નહીં થાય તો કોંગ્રેસ કાયદાનો વિકલ્પ ઉપયોગમાં લઇ શકે છે

આજે દીલ્હીમાં પત્રકારોને તેમક્ષે જજ્ઞાવ્યું હતું કે એર ઇન્ડિયાની મુસાફર સેવા પ્રજ્ઞાલીના સોફટવેરમાં ખામી ઉભી થવાથી આ સેવા આજે સવારના છ કલાક સુધી બંધ રહી હતી

શ્રી લોહાનીએ કહયું કે આ બધી જ ફલાઈટોના નવા સમય નિર્ધારીત કરવામાં આવ્યા છે અને તેની જાણ મુસાફરોને કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાના સર્વરમાં ખામી ઉભી થવાથી એર ઇન્ડિયાની મુસાફર સેવા પ્રજ્ઞાલીના સોફટવેરમાં ખામી ઉભી થવાથી આ સેવા ગઇકાલે રાતના સાડા ત્રજ્ઞ વાગ્યાથી સવારના પોજ્ઞા નવ સુધીમાં ખોરવાઇ હતી જેના કારણે વિશ્વભરના વિમાનમથકોએ એર ઇન્ડિયાના મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી હતી

આ ચક્રવાત આવતીકાલથી સોમવાર મધરાત સુધીમાં ચક્રવાતી વાવાઝોર્ડ ં બને તેવી સંભાવના છે બીજી મે સુધી તેની તીવ્રતા યથાવત રહે તેવી સંભાવના છે મંગળવાર સાંજ સુધીમાં તે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે દરિયા કિનારાથી ફાની દૂર હોવાથી ઉત્તર તમિળનાડુ સહિત ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે માછીમારોને બીજી સૂચના ન મળે ત્યાં સૂધી દરિયો નહીં ખેડવાની સૂચના અપાઇ છે

સંગઠનના છ આતંકવાદીઓ માર્યા ગયા છે સંરક્ષણ પ્રવકતા બ્રિગેડીયર સુમીથ અટપટ્ટએ કહયું કે આતંકવાદીઓ છુપાયા હોવાની મળેવી બાતમીના આધારે સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણા પર કાર્યવાહી કરી હતી આ પ્રસંગે થયેલા ગોળીબારમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા જ્યારે બીજા ચાર આતંકવાદીઓ જયાં છુપાયા હતા ત્યાં આતંકવાદીઓએ જાતે જ વિસ્ફોટ કરતા ચાર જણા માર્યા ગયા હતા આ વિસ્ફોટમાં છ બાળકો અને ત્રણ મહિલાઓના પજ્ઞ મૃત્યુ નીપજ્યા છે સલામતી દળોએ ગઈ રાત્રે સામંથુરાઈ વિસ્તારમાંથી મોટા જથ્થામાં વીસ્ફોટક સામત્રી આતંકી સંગઠન આઈ એસ ના ઝંડા તથા આત્મઘાતી સામત્રી અને સેનાના યુનિફોર્મ મળી આવ્યા છે સલામતીદળો સમગ્ર દેશમાં તપાસ કરી રહયાં છે

એસ એસ એફ વિશ્વકપ શુટીંગ સ્પર્ધામાં દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને ઓલિમ્પિક ક્વોટામાં ભારતનું પાંચમું સ્થાન નિશ્ચિત કર્યું છે